આ કાર્યક્રમ સરકારી કર્મચારીઓને ક્ષમતા નિર્માણના આધારે તૈયાર કરશે જેથી તેઓ વિશ્વના અન્ય દેશોમાં પ્રચલિત ઉત્કૃષ્ટ કાર્ય પધ્ધતિઓ શિખવા સાથે ભારતીય સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા રહે મિશન કર્મયોગીનું લક્ય ભવિષ્ય માટે એવા ભારતીય લોકસેવક તૈયાર કરવાનું છે જે વધુ રચનાત્મક ચિંતનશીલ નવીનત્તમ સક્રિય અને ટેકનીકલ રીતે સક્ષમ હોય કેન્રિષેય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને આ જાણકારી આપતાં કહ્યું કે કર્મયોગી સ્કિમ માનવસંસાધન વિકાસની દિશામાં સરકારની મહત્વની પહેલ છે

આ ભાષાઓમાં ઉર્દૂ કશ્મીરી ડોગરી હિંદી અને અંગ્રેજીનો સમાવેશ થાય છે શ્રી જાવડેકરે કહ્યું કે લોકોની માંગણીની આધારે આ નિર્ણય લેવાયો છે

સરકારે ભારત અને ફિનલેન્ડ વચ્ચે ભૂસ્તરશારુક તથા ખનિજ સંશાધનના ક્ષેત્રે થયેલ સમજૂતી કરારને પણ મંજૂરી આપી છે આ સમજૂતીથી ભૂસ્તરશાસ્ન પ્રશિક્ષણ ખનિજ પૂર્વાનુમાન અને મજબૂત વિશ્લેષણમાં વૈજ્ઞાનિક સંપર્કને સુદ્રઢ બનાવવામાં મદદ મળશે

નવા પડકારોનો ઉકેલની દિશાનું અમેરિકા ભારત સપ્તાહ શિર્ષક હેઠળની આ શિખર બેઠકમાં વેપાર અને મૂડીરોકાણ વ્યૂહાત્મક ઉર્જા જોડાણ નાણાં ટેકનોલોજી સહયોગ આરોગ્ય સેવા ટેકનોલોજી તથા વૈશ્વિક પુરવઠા સાંકળમાં ભારતની સ્થિતિ જેવા પરસ્પર હિતના અનેક મુદ્દા વિશે ચર્ચા વિચારણા થશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ગયા સોમવારે આ શિખર બેઠકને સંબોધન કર્યું હતું આ બેઠક એક અઠવાડિયુ ચાલશે

ઓ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે સવારે રશિયાની ત્રણ દિવસની મુલાકાતે જવા દિલ્હીથી રવાના થયા છે તેઓ શાંઘાઇ સહકાર સંગઠનના સંરક્ષણ મંક્ષીઓની બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા છે

આ શુક્રવારે મોસ્કોમાં આ મુદ્દે ચર્ચા થવાની છે

કેન્લભભભ કેન્લસરકારે સૂકમ્ત લધુ અને મધ્યમ ઉદ્યોગોને સમયસર ચૂકવણી નિશ્ચિત કરવા કેટલાક ઉપાયો સૂચવ્યા છે

સૂકમ્છ લધુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય આ જાહેરાતના અમલ અંગે ખાસ દેખરેખ રાખશે અને યૂકવણી ના થાય તેવા કેસોને સંબંધિત કેન્રિમ્ય મંત્રાલયો સંસ્થાઓ તથા રાજ્ય સરકારોને સોંપશે

આ પુરસ્કાર બે શ્રેણીઓમાં પ્રતિભાશાળી બાળકો વ્યક્તિઓ અને સંગઠનોને આપવામાં આવે છે

જેનેરિક ઉપાયોમાં સરળ આરોગ્યના નિયમોનું પાલન કરવાનું છે શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા છ ફ્રટનું શારિરીક અંતર ફરજીયાત માસ્ક તેમજ વારંવાર સાબુથી હાથ ધોવા કે આલ્કીહોલ યુક્ત હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનું સુચન છે છીંક આવે ત્યારે મોંને કપડાંથી ઢાંકવું ખાસ જરૂરી છે સોશિયલ ડિસ્ટન્સ એટલે કે શારિરીક અંતરના માપદંડોને ધ્યાનમાં રાખતા સંસ્થાઓમાં પરિક્ષા માટે બેસવાની થોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પૂરતા ઓરડાની ક્ષમતા હોવી જરૂરી છે પરીક્ષા કેન્તમાં પ્રવેશ સમયે પરીક્ષાની અને પરીક્ષાર્થીના આરોગ્યની સ્થિતિ પોતે જ જાણ કરવાની રહેશે

બધા જ મંત્રાલયો વિભાગો જાહેર ક્ષેત્રના વિભાગો હવે ડીજીટલ અથવા ઓનલાઇન પધ્ધતિ અપનાવશે

કોઇપણ મંત્રાલય અને વિભાગમાં આવનારા વર્ષ દરમ્યાન કેનેન્ડર ડેસ્કટોપ કેલેન્ડર ડાયરી જેવી અન્ય સામગ્રી છાપવામાં નહિં આવે